પ્રધાનમંત્રી મોદીએ જવાનોને સંબોધતા કહ્યું કે ભારતને પોતાના સશસ્ત્ર દળો પર ગર્વ છે જે સાહસપૂર્વક દેશની રક્ષા કરે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય જવાનોનું શૌર્ય દરેક પરિસ્થિતિમાં વિજયી રહ્યું છે હિમાલયની ચોટી હોય ગાઢ જંગલો હોય કે દરિયાની ઉંડાઇ ભારતીય સૈનિકોના શૌર્યની બરોબરી કોઇ કરી શકે તેમ નથી પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં લોંગેવાલા એ અસીમ શૌર્યનો પરિચય આપ્યો છે જ્યારે પણ ભારતીય સૈનિકોની ગાથા લખાશે કે વંચાશે આ યુદ્ધને જરૂર યાદ કરાશે સૈનિકોના પરિવારજનોના બલિદાનને નમન કરતા શ્રી મોદીએ કહ્યું કે દિવાળી સૈનિકો સાથે ઉજવ્યા બાદ જ પૂરી થશે વિસ્તારવાદની ચર્ચા કરતા શ્રી મોદીએ કહ્યું કે આ એક માનસિક વિકાર છે આજે આખુ વિશ્વ વિસ્તારવાદી તાકાતોથી હેરાન થઇ રહ્યું છે તેમણે કહ્યું કે ભારત આની સામે મજબૂતાઇથી અવાજ ઉઠાવી રહ્યું છે ભારતની રણનીતિ સ્પષ્ટ છે અને ભારત એકબીજાને સમજવાની નીતિ પર વિશ્વાસ રાખે છે

તેમણે કહ્યું કે ભારતે વિશ્વને દેખાડ્યું છે કે તેની પાસે જવાબ આપવાની શક્તિ અને રાજનૈતિક ઇચ્છાશક્તિ છે તેમણે કહ્યું કે આજે ભારત આતંકવાદીઓને તેમના ઘરમાં ધૂસી સમાપ્ત કરી રહ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત કોઇ પણ ભોગે પોતાના હિતો સાથે સમજૂતી નહીં કરે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પોતાની સંરક્ષણ ક્ષમતાઓ ઝડપથી વધારી રહ્યું છે અને આ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે

બેઠકમાં મંત્રીમંડળમાં પ્રત્યેક ઘટકનું નેતૃત્વ તથા વિધાનસભા અધ્યક્ષ અંગે પણ ચર્ચાઓ થશે બેઠક બાદ રાજ્યપાલને સમર્થન અંગેનો પત્ર સુપ્રત કરાશે

રાજ્યપાલે મુખ્યમંત્રી નિતીશ કુમાર અને મંત્રીમંડળના સભ્યોનું રાજીનામું પણ સ્વીકાર્યું હતું જો કે નવી સરકારની રચના થાય ત્યાં સુધી તેમણે સૌ મંત્રીઓને પોત પોતાના ખાતાનો હવાલો સંભાળવા જણાવ્યું છે દિવાળી પ્રકાશ પર્વ દિવાળીની દેશભરમાં પારંપરિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી થઇ રહી છે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઇ જતા દિવાળી પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે દિવાળી નિમિત્તે આજે લોકોએ ભક્તિભાવ પૂર્વક ચોપડા પૂજન લક્ષ્મીપૂજન કર્યું મંદિરોમાં પણ આજે દિવાળી નિમિત્તે વિશેષ પૂજન અર્ચન કરાયા

બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે જો કે સરકારે દિવાળી પર્વની ઉજવણીમાં કોવિડની દિશા નિર્દેશોનું પાલન કરવા અનુરોધ કર્યો છે મધ્યપ્રદેશમાં ધાર્મિક હર્ષોલ્લાસ સાથે દિવાળીનો તહેવાર ઉજવાઇ રહ્યો છે મધ્યપ્રદેશ સરકારે ફટાકડા ફોડવાની મંજુરી આપતા લોકોના ઉત્સાહમાં વધારો થયો છે જો કે ચીન સહિત તમામ વિદેશી ફટાકડા પર પ્રતિબંધ યથાવત રખાયો છે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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

જે દુનિયાના સૌથી ઓછા મૃત્યુદરોમાંથી એક છે

આ માળખામાં ખાનગી તાલીમ કેન્દ્રોને ખેલાડોઓની ઉપલબ્ધિઓ કોયના સ્તર માળખાગત સુવિધાઓ કર્મચારીઓની ઉપલબ્ધતા જેવી બાબતોને આધારે વિવિધ શ્રેણીમાં વર્ગીફત કરાશે

આ અંગે બોલતા રમતગમત મંત્રી કિરન રિજિજુએ કહ્યું કે દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ રમતગમત પ્રતિભાઓને ઓળખી તેને તૈયાર કરવા આવી સંસ્થાઓને સમર્થન આપવું આવશ્યક છે તેમણે કહ્યું કે દેશમાં એવા ઘણા નાના તાલીમ કેન્દ્રો છે જેઓ ખેલાડીઓને તૈયાર કરવા માટે સારૂ કાર્ય કરી રહ્યા છે આવા કેન્દ્રોને આર્થિક સહાયતા મળવાથી તેમની માળખાગત સુવિધાઓ વધશે ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રશિક્ષણ મળશે

આનાથી ખેલાડીઓને વિશ્વસ્તરની તાલીમ મળી શકશે

મુખ્યમંત્રીએ દિવાળી પર્વની ઉજવણી કરતી વખતે કોવિડ અંગેના દિશા નિર્દેશોને ધ્યાને રાખવા અનુરોધ કર્યો છે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે

તેમણે કહ્યું કે કોવિડના તમામ નિયમોનું યુસ્ત પાલન થવું જોઇએ અને લોકોએ ધાર્મિક સ્થળે ભીડભાડ ન કરવી જોઇએ શ્રી ઠાકરેએ ધાર્મિક સ્થળોએ આવતા દર્શનાર્થીઓને ફરજીયાત માસ્ક પહેરવા જણાવ્યું છે

ગઇકાલે ઓનલાઇન યોજાયેલી આ બેઠકમાં બ્રાઝીલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફિકા વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચાઓ કરાઇ હતી

હર્ષવર્ધને આ બેઠકમાં બોલતા જણાવ્યું હતું કે કોરોના સંકટે વૈશ્વિક પડકારો સામેની લડતમાં બહ્પક્ષીય સહ્યોગને યાવીરૂપ સાબિત કર્યો છે તેમણે કહ્યું કે ભારતે આ રોગયાળા સામેની લડતમાં યોગ્ય કાર્યવાહી કરી છે સ્વદેશી વેક્સીન વિકસિત કરવાથી લઇ પારંપરિક જ્ઞાન આધારીત ઉપયાર વિગેરે ઉપાયો શોધવા નિષ્ણાતો કાર્યરત છે સાયબર પુરસ્કાર બાંગ્લાદેશના સાદાન રહેમાનને સાયબર બાળ અપરાધ રોકવાની દિશામાં કાર્ય કરવા બદલ આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા છે ગઇકાલે નેધરલેન્ડ ખાતે આયોજીત સમારોહમાં રહેમાનને આ પુરસ્કાર એનાયત કરાયો હતો આ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર સંગઠન કિડ્સ નાઇટ્સ દ્વારા એવા બાળકોને અપાય છે જેઓ બાળ અધિકારો માટે લડત આપે છે

રહેમાને સાયબર અપરાધથી પિડિત કિશોરોની મદદ માટે સાયબર ટીન્સ એપ બનાવ્યું છે